આ તબક્કામાં ઘનબાદદેવઘર ગિરદીહ અને બોકારો જિલ્લાના પંદર મત વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે

મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે અન્ય પડતર અરજીઓની સાથે તેઓ આ અરજીની સુનાવણી હાથ ધરશે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુસિંઘવીએ આ બે અરજીઓની સુનાવણી મુસ્લિમલીગ દ્રારા કરાયેલી આજ પ્રકારની અરજીની સાથે ઝડપથી હાથ ધરવા અદાલતને વિનંતી કરી હતી

તેઓ સંબંધીતો પાસેથી આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે મંતવ્યો જાણશે સુશ્રી સીતારામન આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે તેઓ સ્ટાર્ટઅપ ફિનટેક તથા ડિજીટલ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ નાણાંકીય ક્ષેત્ર અને શેરબજારના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે

દિલ્ફીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે સંબંધીત વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંબંધીત વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા છે દિલ્હી પોલીસના પ્રવક્તા એમ એસ રંધાવાએ ક્રંચું છે કે દિલ્હી પોલીસ વડા મથકની બહાર દેખાવો કરી રહેલા લોકોને ખાતરી આપવામાં આવી છે કે હિંસાના બનાવોના સંદર્ભમાં તટસ્થ તપાસ કરાશે અને કસુરવારોને કડક સજા કરાશે દરમિયાન ગઈકાલે બંધ રખાયેલા બધા જ મેટ્રો રેલવે સ્ટેશનો પોલીસની સૂચના મુજબ આજે ફરીથી શરૂ કરાયા છે ઉલ્લેખનીય છે કે દિલ્હીના જામીયા વિસ્તારમાં નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં ગઈકાલે થઈ રહેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેટલાંક વાહનોને દેખાવકારોએ આગ ચાંપી હતી

કોઈ પણ નાગરિક સરકારી કામગીરી અંગેની પોતાની ફરિથાદ આ ડ્રોપ બોક્ષમાં નાખી શકશે

આર સુબ્રમણ્થમે બધા જ ડેપ્યુટી કમિશનરોને સાપ્તાહિક ધોરણે નાગરિકો દ્રારા કરાયેલી ફરિથાદો એકઠી કરવાનો નિર્દેશ આપ્યો છે લેફ્ટનન્ટ ગવર્નરના અધ્યક્ષપદે આ મહિનાની શરૂઆતમા મળેલી વહીવટી પરિષદની બેઠકમાં ડ્રોપ બોક્ષ મૂકવાનો નિર્ણય લેવાયો હતો

ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારતીય સેનાએ આ યુદ્ધમાં કરેલી કામગીરી સુવર્ણ અક્ષરે લખાઈ છે અને તે હંમેશા યાદ રહેશે સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક લશ્કરના વડા જનરલ બિપીન રાવત હવાઈદળના વડા એરચીફ માર્શલ આર કે એસ ભંદૌરીયા અને નૌકા દળના વડા એડમિરલ કરમબિર સિંહેં વિજય દિવસ પ્રસંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈને શહીદ વિરોને ભાવભીની અંજલી આપી છે

પાન નંબરને આધાર સાથે જોડવા કરદાતાએ ઈ ફાઈલીંગ પોર્ટલ ઉપર લોગ ઈન કરવાનું રહેશે

સંબધિત વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની આગેવાની હેઠળના ભાજપના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે રાહ્લ ગાંધી સામે કાર્યવાહીની માંગણી કરતી ફરિયાદ દાખલ કર્યા બાદ ચૂંટણીપંચે આ અહેવાલ માંગ્યો છે રાહ્લગાંધીએ ઝારખંડમાં એક રેલી દરમિયાન કથિત રીતે આ ટિપ્પણી કરી હતી

તેમને મેન ઓફ ધી મેય પુરસ્કારથી સન્માનીત કરાયા છે

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું

બીજી વન ડે વિશાખાપદનમમાં બુધવારે રમાશે

કેરળને અડીને આવેલા આ વિસ્તારમાં ઉત્તર પૂર્વ ચોમાસુ સક્રિય બનતા સુરૂલી ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે

ગયા શુકવારે વેપારક્ષેત્રે સધાયેલી પ્રથમ તબક્કાની સમજૂતિમાં ટેકનોલોજી બોદ્વિક સંપદાનું રક્ષણ ચલણ અને આર્થિક સેવા જેવી બાબતોને પણ વણીલેવાઈ છે

બચાવ ટુકડીનાં કાર્યકરો તૂટી પડેલા મકાનોના કાટમાળ નીચે જીવીત વ્યકિતને શોધવાના સધન પ્રયાસો કરી રહ્યા છે ધરતીકંપના કારણે મિંદાનાઓ ટાપુ ઉપર ઘણી શાળાઓમાં તિરાડો પડી છે અને ઘણા મકાનો નાશ પામ્યા છે